દિવાળી નિમિત્તે ગઇકાલે બજારો ધરો મંદિરો રોશની અને દિવડાઓથી ઝગમગી ઉઠયા હતા રાજ્યભરના મંદિરોમાં યજ્ઞ પૂજા અર્ચન દીપમાલાના કાર્યક્રમો યોજાયા હતા ગાંધીનગર અક્ષરધામ ખાતે દિપોત્સવની ઉજવણીમાં દસ હજાર દીવડાથી મંદિર ઝળહળી ઉઠયું હતું

મંદિરોમાં ચોપડા પૂજન અને અન્નફૂટનું આયોજન કરાયું હતું

મોડાસા ઉમિયામંદિર તેમજ ઉમાપતિ મહાદેવમાં ભક્તોએ ભોળાનાથની આરતી કરી નવું વર્ષ સુખમય અને સુખાકારી નિવડે તેવી પ્રાર્થના કરી હતી આ સાથે જ મંદિરમાં વિશેષ ભસ્મ અને ધૂપ આરતી પણ કરી હતી અમારા રાજકોટના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેર અને જીલ્લામાં નૂતન વર્ષનું હર્ષોલ્લાસભેર લોકોએ સ્વાગત કર્યું હતું અને દેવ મંદિરોમાં ભાવિકોએ ભગવાનના દર્શન કરી સ્નેઠીજનોને નવા વર્ષની શ્રૂભકામના પાઠવી હતી

શંખલપુરમાં બહ્યરાજી માતાના સ્થાનકે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી સ્વામીનારાયમ મંદિરમાં પણ અન્નફ્રટ ભરાયો હતો દિવાળી અને નવા વર્ષ નિમિત્તે પવિત્ર યાત્રાધામ ડાકોર શ્રી સંતરામ મંદિર નડિથાદ તેમજ સ્વામીનારાયણ મંદિર થાત્રાધામ વડતાલ ખાતે ભવ્ય રોશનીથી મંદિરોને સજાવવામાં આવ્યા છે તેમજ ભક્તો દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે નવા વર્ષની ઉજવણીમાં ગત વર્ષની અપ્રિય સ્મૃતિઓને ભુલી જઈને લોકોનવી આશા અને ઉત્સાફ સાથે નવા વર્ષનો પ્રારંભ કરે છે શુભે ચ્છા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સૌ નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે શ્રી રૂપાણીએ રાજ્યના તથા દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવતા આ નવું વર્ષ નવા સંકલ્પો વિકાસપથ પર ગતિ પ્રગતિનું પર્વ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે

ટી

ઉત્તર ગુજરાતમાંથી રાજકોટના રોજગારી અર્થે આવતા મજૂર અને ગરીબ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે

ટી દ્વારા દર વર્ષે તહેવારોને અનુલક્ષીને વધુ બસો મૂકવામાં આવતી હોય છે પરંતુ તે થોડા વધારાના ભાડા સાથે દોડતી હોય છે પરંતુ આ વર્ષે રાજય સરકારની સૂચનાથી એસ ટી તંત્ર દ્વારા એકસ્ટ્રા બસોનું ભાડું પણ નિયમિત ધોરણ પ્રમાણે જ વસૂલવામાં આવશે દરમ્યાન મહેસાણામાં દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ માટેની દ્રીપો બંધ થતા મહેસાણા એસ ટી

જે રૂટમાં વધુ મુસાફરી હશે તે રૂટ ઉપર એકસ્રાચ્યે બસ દોડાવવામાં આવશે અંબાજી બહુચરાજી સહિતના વિસ્તારોમાં પણ બસો દોડાવવામાં આવશે

આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધે તેવી સંભાવના છે

દરમ્યાન વાવાઝોડાને પગલે દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં ભારે પવન અને ભયજનક મોજાં ઉછબ્યાં હતાં દિવાળી નિમિત્તે દર્શનાર્થે અને ગોમતી સ્નાન માટે આવતા યાત્રીકો હાલાકી અનુભવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પહેલા ઓછા વરસાદને કારણે કેટલાક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો પરંતુ યાલુ સીઝનમાં ડેમ સંપૂર્ણ ભરાઇ રહેવાને લઇને દક્ષિણ ગુજરાતના ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે પુલ ભરૂચ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના રામકોટ અને આંજોલી ગામે અમરાવતી નદી ઉપર પુલ બનાવવામાં આવી રહ્યો છે

પરંતુ આ પુલનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવતા સ્થાનિક રહિશો આનંદ વ્યાપી ગયો છે